લશ્કરના વડા બિપીન રાવતે સર્જીકલ સ્ટ્રાઇક અંગે જણાવ્યું છે કે જા પાકિસ્તાન અપ્રત્યક્ષ યુદ્ધને સમર્થન આપતું રહેશે તો આ કાર્યવાહીનું પુનરાવર્તન નકારી શકાય નહીં

આસામ અને બિહારમાં પુરની પરિસ્થિતિ ગંભીર

આજે રમાનારી મહિલાઓની ક્વાર્ટર ફાઇનલમાં પી

સીંધુ રમશે

રાજ્યપાલ સાથે વાતયીત કર્યા બાદ શ્રી યેદ્દીયુરપ્પાએ જણાવ્યું હતું કે તેઓ બધા જ રાજકીય પક્ષના આગેવાનોને શપથ વિધિ સમારોહમાં આમંત્રણ આપશે ગઇકાલ સુધી પક્ષના સંસદીય બોર્ડની મંજૂરીની રાહ જાવાતી હતી અને રાજ્યના કેટલાંક નેતાઓ દિલ્ફી જઈને ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને મળ્યા હતા શ્રી યેદ્દીયુરપ્પાએ તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે આજે શપથ લેશે તેવી અયાનક જાહેરાત કરી હતી

સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈકના સંદર્ભમાં લશ્કરના વડાએ ચેતવણી આપી હતી કે જા પાકિસ્તાન અપ્રત્યક્ષ યુદ્ધને સમર્થન આપતું રહેશે તો આ બંને કાર્યવાહીનું પુનરાવર્તન નકારી શકાય નહીં આકાશવાણીના દ્રાસના સંવાદદાતા સાથેની વાતચીતમાં જનરલ રાવતે આંતરિક સલામતીથી લઈને નવા પડકારો સહિત વિવિધ મુદ્દાઓ અંગે પોતાના વિચારો જણાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે શાંતિના સમયમાં સેનાની ત્રણે પાંખોના એકત્રીકરણથી સંકલન સાધવામાં મદદ મળી શકે છે ચીન સાથેના સંબંધો અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યીનના વડા શી જીનપીંગ વચ્ચેની વુહાન ખાતેની મંત્રણા બાદ ચીનની સેનાને સ્પષ્ટ સૂયનાઓ આપવામાં આવી છે આના લીધે બંને સેનાઓ વચ્ચે તનાવ ઉભો થવાનો મુદ્દો ઉકેલાયો છે

આ વર્ષના કારગીલ દિવસની વિષયવસ્તુ છે સ્મરણ પ્રસન્નતા અને પુનઃ સ્થાપના રાષ્ટ્રપતિ અને સેનાની ત્રણેથ પાંખોના વડા રામનાથ કોવિંદ શ્રીનગરમાં ચિનારકોર્પના વડામથક ખાતે પુષ્પચક અર્પીને સેનાના શહિદ વીરોને અંજલિ આપશે અગાઉ રાષ્ટ્રપતિ જમ્મુ કાશ્મીરના દ્રાસ ક્ષેત્રમાં કારગીલ યુદ્ધ સ્મૃતિ સ્થળ ખાતે જવાના હતા જાકે ખરાબ હવામાનના લીધે રાષ્ટ્રપતિની આ મુલાકાત રદ કરાઈ છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને સેનાની ત્રણેય પાંખોના નાયબ વડાઓએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે માતૃભૂમિ માટે પ્રાણનું બલિદાન આપનાર શહિદ વીરોને અંજલિ આપી હતી

તેમણે કહ્યું હતું કે આ વિધેથક ચોક્કસ સમુદાય કે ધર્મના વિરોધમાં નથી અને તેને રાજકારણની નજરે જાવું જાઈએ નહીં

ગઈકાલે દિલ્ફીમાં યોજાયેલી કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

સિંહે ગઈકાલે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના મુજબ મહિલાઓની બનેલી તપાસ સમિતિની રચના કરાઈ છે સમિતિના અન્ય સભ્યો આ મુજબ છે આઈએએસ અધિકારીઓ મમતા વર્મા અને સોનલ મિશ્રા અને નિવૃત્ત મહિલા અધિકારી તથા બિનસરકારી ક્ષેત્રની સભ્ય આ તપાસ સમિતિને એક મહિનામાં તેનો અહેવાલ સરકારને સુપરત કરવા જણાવ્યું છે દિલ્હી ખાતેની મહિલાએ આઈએએસ અધિકારી ગૌરવ દહિથા સામે ખાનગી રીતે લગ્ન કરવાની ફરજ પાડવાનો તથા છોકરીના જન્મ પછી તેને ત્રાસ આપ્યાના આક્ષેપો કર્યા છે

આસામ આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના વડા અરૂણા રાજારીયાએ જણાવ્યું હતું કે ભૂતાને કુરીશું બંધમાંથી વધારાનું પાણી છોડ્યું હોવાથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બારપેટા સહિત દરેક વિસ્તારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેમણે કહ્યું એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોને સજ્જ રાખવામાં આવ્યા છે

અધ્વરા નદી ભયજનક સપાટી વટાવીને સાડા ત્રણ મીટરથી ઉપર વહી રહી છે એવી જ રીતે કોશી અને મહાનંદા નદીઓ પણ ભયજનક સપાટી પરથી વહી રહી છે એનડીઆરએફ અને એસડીએફના જવાનો હેલિકોપ્ટરની મદદથી રાહત અને બયાવ કામગીરી કરી રહ્યા છે

વાહક રોગ નિયંત્રણ કાર્યક્રમની ત્રણ દિવસીય રાજ્ય સ્તરની સમીક્ષા બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી

આ પૈકી ત્રણ એમ ટી

વિદેશ રાજ્યમંત્રી વી

તેમણે એમ કહ્યું હતું કે આ બધા જ ભારતીયો સલામત છે અને ભારત સરકાર તેમની વહેલી તકે મુક્તિ થાય તે માટે પ્રયાસો કરશે

ઉત્તર કોરિયાએ ટ્રંકા અંતર માટેની બે બેલેસ્ટિક મિસાઇલનું પરિક્ષણ કર્યું તેના પગલે અમેરિકાએ તેને આવી સૂચના આપી છે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓરતાગસે પત્રકારોને વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા સાથે પરમાણુ શન્ન નાબૂદ કરવા અંગે હજી વાતચીત શરૂ થઈ શકે તેવી અમેરિકાને આશા છે તેમણે ઉત્તર કોરિયા સરકારને બધા જ મુદ્દાઓનો ઉકેલ બંને દેશોના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે વાતયીત દ્વારા લાવવાનો અનુરોધ કર્યો હતો